ગુજરાતમાં કોંગ્રેસે પાટણ બેઠક માટે જગદીશ ઠાકોર રાજકોટ માટે પંકજ કગથરાના નામની જાહેરાત કરી છે જ્યારે પોરબંદર માટે લલીત વસોયા જુનાગઢ માટે પૂંજાભાઈ વંશ પંચમહાલ માટે વી

ખાંટ અને વલસાડ માટે જીતુભાઈ ચૌધરીના નામની જાહેરાત કરાઈ છે

અનિલભાઇ જૈન દ્વારા સમગ્ર રૂટનું નિરિક્ષણ કરાયુ હતુ

બીજી વખત સંસદની ચૂંટણી લડી રહેલા વિનોદ ચાવડા માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરુ કરી દીધો છે ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ભાજપના આગેવાનો શંભુનાથ ટુંડીયા શંકર ચૌધરી અને મંત્રી વાસણભાઇ આહીરની હાજરીમાં વિજય સંકલ્પ સંમેલન યોજી ભાજપે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરી દીધા હતા

કચ્છ ભાજપ મહામંત્રી અને પ્રદેશ મિડીયા ટીમના આગેવાન અનુરુદ્ધભાઇ દવેના જણાવ્યા પ્રમાણે સોમવારે ખૂબ જ ધામધૂમ પૂર્વક મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં લોકસભાના ઉમેદવારી પત્ર ભરવામાં આવશે

આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચુટણી લડી નહીં શકે અત્રે ઉલ્લેખનીય છે કે વીસનગરમા તોડફોડના કેસ મામલે ગુજરાત વડી અદાલતે બન્ન પક્ષોનો દલીલો સાંભળીને પોતાનો ચકાદો આપ્યો હતો

ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દવારા ઉનાળુ વેકેશનને લઈને પ્રવાસીઓની સુવિધા માટે વધારાની બસો સાથે અધતન વાતાનુકુલીન વોલ્વો બસો પણ મુકવામાં આવી છે કચ્છ જિલ્લા એસ ટી ના સુત્રોના જણાવ્યા મૂજબ જિલ્લાના પ્રવાસીઓની આરામદાયક મુસાફરી માટે નિગમ દવારા ભુજથી રાજકોટ અમદાવાદ સુરત વોલ્વો તથા ભુજથી સુરત તેમજ મુલુંડ વાલાનુકુલીત સ્લીપરસેવા પણ શરૂ કરવામાં આવી છે જેનો પ્રવાસીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે વિરલ રાણા દિવ્યાંગોને મતદાન પ્રત્ય જાગતિ સેમીનાર ભારતીય ચૂટણી પંચ દવારા મતદાર તરીક લાયકાત ધરાવતા તમામ લોકોને લોકશાહી તંત્રમાં સક્રિય રીતે સહભાગી બને તે માટે પધ્ધતિસર મતદાર કેળવણી અને મતદારી સહભાગીતા કાર્યક્રમ અંતર્ગત દિલ્યાંગ વિદ્યાથિઓમાં મતદાન પ્રત્યે જાગતિ આવે તે હેતુસર તાજેતરમાં નવચેતન અંધજન મંડળ માધાપરમાં ચટણી શાખા દવારા મતદાન જાગતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હત આ સેમીનારમાં દિવ્યાંગોને ચૂટણી સમયે મળતી સવલતો અને વિડીયો બતાવી વધ્ જાગતતા લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થિઓને ઈ વી એમ ની મશીનની જાણકારી આપવા માં આવી હતી આ સેમીનારમાં જિલ્લા ચૂટણી શાખા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ તમજ સંસ્થાના સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહયા હતા